આવતીકાલથી પ્રાથમિકશાળાઓ શરૂ થશે જમ્મુના પાંચ જિલ્લાઓમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ

ભુતાનના પ્રધાનમંત્રી ડોક્ટર લોટાથ ત્રોરિંગે તેમને વિદાય આપી હતી આ અગાઉ ભુતાનના રાજાએ પ્રધાનમંત્રીના માનમાં ભોજન સમારોહ થોજ્યો હતો શ્રી મોદીએ રોયલ ભુતાન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આજે સવારે થીમ્પુમાં સંબોધન કર્યું હતું તેમણે કહ્યું કે તિરસ્કાર કરતાં આનંદીત રહેવામાં મજા છે

સંવાદિતા દ્વારા સુખનો અનુભવ ભુતાનમાં સમજાયો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે પરંપરાગત સહકાર દ્વારા બંને દેશો નવા ક્ષેત્રો તરફ આગળ વધી રહ્યા છે શાળાથી અવકાશ સુધી અને ડીજીટલ યૂકવણીથી આપત્તિ વ્યવસ્થાપન સુધી આગળ વધ્યા છીએ શિક્ષણ ક્ષેત્રે ભારત ભુતાન સાથે ભાગીદારી માટે ઉત્સુક છે પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન દ્વિપક્ષી સંબંધો તથા જળ ઊર્જા ક્ષેત્ર માટે કરાર થયા હતા આ ઉપરાંત અવકાશ શિક્ષણ વિજ્ઞાન ટેકનોલોજી અને કાનૂની શિક્ષણ ક્ષેત્ર માટે કરાર થયા હતા

પારોમાં આકાશવાણી સમાયાર સાથેની ખાસ વાતયીત દરમિયાન ડોકટર ત્રોરિંગે કહ્યું કે ભૂતાન ખૂબ નાનો અને શાંતિપ્રિથ દેશ છે તથા વિશ્વમાં શાંતિ અને આનંદ જળવાઇ રહે તેવું ઇચ્છે છે રોયલ ભૂતાન યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રીના સંબોધનના પ્રતિભાવમાં તેમણે કહ્યું કે ભૂતાનમાં સુશાસન પ્રવર્તે છે

તેમણે પ્રધાનમંત્રીના પ્રવાસને સફળ ગણાવ્યો

ટેલીફોન સેવાઓ પૂર્વવત થઇ રહી છે અને સ્થાનિક અખબારોએ આજથી પ્રકાશન શરૂ કર્યું છે સરકારી પ્રવકતા રોહીત કંસલે જણાવ્યું કે ખીણની પ્રાથમિક શાળાઓ આવતીકાલે શરૂ થેસ અને તે માટેની જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

પોલીસના જણાવ્યા અનુસાર શાંતિ જાળવવા અને અફવાઓ અટકાવવા માટે આ પગલું લેવું પડ્યું છે જમ્મુ રેન્જના આઇજીપી મુકેશસિંહે ખોટા સંદેશાઓ કે વીડીયો ફેલાવનાર સામે પગલાં લેવાની ધમકી આપી છે

આજે હરિયાણામાં એક સમારોહને સંબોધતં તેમણે કહ્યું કે પાકિસ્તાન ત્રાસવાદીઓને આશ્રથ આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી વાટાઘાટો શક્ય નથી શ્રી સિંહે કહ્યું કે સરકાર દેશની આબરૂ જવા નહીં દે

પંચકુલા જિલ્લાના કાલકાથી જનઆશીર્વાદ યાત્રાનો તેમણે આરંભ કરાવ્યો હતો

સત્તાવાર થાદી અનુસાર માઇક્રોબાયોલોજી પ્રયોગશાળામાં આગ લાગી હતી અને તેની અસર અન્ય પ્રયોગશાળાઓ અને કચેરીઓમાં પણ ફેલાઇ હતી જા કે હોસ્પીટલ વિસ્તારમાં કોઇ અસર થઇ નથી અને કોઇ જાનહાની થઇ નથી અગમયેતીનાં પગલાં સ્વરૂપે એ બી વિંગના દર્દીઓને અન્ય વિસ્તારમાં લઇ જવાયા હતા હવે તેમને વોર્ડમાં પાછા લવાયા છે

વહીવટીતંત્ર દ્વારા તપાસ સોંપવામાં આવી છે અને સાવચેતીનાં પગલાં લેવાથાં છે એઇમ્સમાં અઝ્નીશમન તંત્ર પણ છે

મુખ્યમંત્રી જથરામ ઠાકુરે જણાવ્યું કે છેલ્લાં બે દિવસમાં થયેલા ભારે વરસાદના કારણે ઠેરઠેર ભેખડો ધસી પડવાના તથા ઝાડ તૂટી પડવાના કિસ્સા નોંધાયા છે શ્રી ઠાકુરે કહ્યું કે સિમલા જીલ્લાના જ આઠ જણાંના મોત થયાં છે ચંબા કુલ્લુ સિરમોર તથા સોલન જીલ્લામાં બે બે જણાનાં મોત થયાં છે

ભેખડો ધસી પડવાના કારણે યારધામ થાત્રાને અસર થઇ છે નદીઓમાં ભારે પૂરના કારણે ભયજનક સપાટી પર પાણી વહી રહ્યાં છે

ગંગાનદીની જળસપાટી ભયજનક સપાટી વટાવી યૂકી છે બદાયૂમાં કછાલાપૂલ પર તકેદારી રાખવામાં આવી છે બારાબાંકીમાં ઘાઘરા નદી અને લખીમપુર ખીરી પાસે શારદા નદીનાં પાણી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યાં છે બુંદેલખંડમાં હમીરપુર અને અન્ય જીલ્લાઓમાં બંધમાંથી છોડાયેલા પાણીના પગલે હેઠળવાસનાં ગામોને સાવધ કરાયા છે

આ પ્રસંગે રાષ્ટ્રપતિએ રાજ્યપાલ નિવાસ અને કચેરીના પુનઃનિર્માણ માટે શીલારોપણ કર્યું હતું

તેમાં મુલાકાતીઓ ઓગણીસમી સદીની ઘટનાઓની ઝાંખી કરી શકશે આ ભૂગર્ભ સુરક્ષા છાવણી દ્વારા દુશ્મનોનાં જહાજા પર તોપમારો કરવામાં આવતો હતો તેમાં રાજભવનનો ઇતિહાસ પણ પ્રદર્શિત કરાયો છે

ટવીટર પર શ્રી નાયડુએ પ્રશંસા કરતાં જણાવ્યું કે લિથુઆનિયાની ભાષા અને સંસ્કૃત ભાષા વચ્ચેના સમાના શબ્દોની તુલનાત્મક ડીક્ષનરી તૈયાર કરાઇ છે તેમને બંને ભાષાઓના દસ હજાર જેટલા સામાન્ય શબ્દોમાં સંગ્રહ તૈયાર કરી ડીક્ષનરી તૈયાર કરવા અનુરોધ કર્યો છે

હીમા દાસ આ વર્ષનો છઠ્ઠો સુવર્ણચંદ્રક જીત્યો છે

હાલ ભારતીય મહિલા ટીમ દસમા ક્રમે છે અને ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે છે

ઓસ્ટ્રેલિયા વતી કેટલીન નોબ્સ અને ગ્રેસ સ્ટુઅર્ટે એક એક ગોલ કર્યા હતા ભારતે ગઇકાલે પ્રથમ મેચમાં યજમાન જાપાનની ટીમને બે વિરૂદ્વ એક ગોલથી હરાવી છે

દેવામાં અને નાદારી કાયદા હેઠળ નવેસરતી શરૂઆત માટે આ પગલું લેવાશે કોર્પોરેટ બાબતોના સચિવ ઇન્જેતી શ્રીનિવાસે જણાવ્યું કે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઘિરાણમાં રાહત આપવા માટેની દરખાસ્ત ધિરાણકંપનીઓ સાથે વિચારણામાં છે

ભારત વતી ફરમનપ્રીત સિંહે એક ગોલ નોંધાવ્યો ફતો યારેથ કવાર્ટરમાં ભારતીય ટીમની શાનદાર રમત રહી હતી પરંતુ ન્યૂઝીલેજે છેલ્લે એક ગોલ નોંધાવતા ભારત મેચ હારી ગયું હતું